એવુ સુ રતમાં આદિવાસી વિસ્તારમાં માંડવી અને પાણી યોજનાના ખતમુ હતના કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું વધુમાં તેમણે જણાવ્યુ હતું કે સમગ્ર રાજયમાં તમામ જિલ્લામાં તાલુકાની આરોગ્ય ટીમ દ્રારા વેક્સિનનો ડ્રાયરન યોજાઈ ગયો છે ત્યારે તબક્કાવાર સહુને વેક્સીન મળી રહેશે કોરોના હારશે ગુજરાત જીતશે એવો આશાવાદ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો છે

ત્યારે સમગ્ર શાળા સેનીટાઈઝડ કરવી બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે વિધાર્થીઓ અને શિક્ષકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ સંપુર્ણ વ્યવસ્થા પુર્ણ થઈ ગયેલ છે

જયારે કચ્છ જિલ્લામાં ભુજની વીડી હાઈસ્કુલ ખાતે ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય નખત્રાણા ટી ડી

પી

જેમાં ભુજની યુવતી કુમારી રીતુ અનુ લભાઈ ગોરની તેમણે કરેલ વિવિધ પ્રવૃતિઓ અંતર્ગત રાજય કક્ષાએ પસંદગી થયેલ છે